એમ કિસાન યોજનાના તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ પૂરા પાડવા તમામ બેન્કોને સૂચના અપાઇ

તેના પરીણામે અમદાવાદ શહેરથી પ્રમાણમાં દૂરના ગામો ગામડી રોપડા સાંતેજ અને રકનપુરમાં પણ સુઆયોજીત વિકાસ અને ઇન્ફાસ્ટ્રચર ફેસેલિટીઝનો લાભ મળશે

મીટર જમીન પ્રાપ્ત થવાની છે

મીટર જમીન પ્રાપ્ત થશે કિસાન ક્રેડીટ કાર્ડ કેન્દ્ર સરકારે પીએમ કિસાનના તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ આપવા જણાવ્યું છે જેના અનુસંધાને રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે વીડિયો કોન્ફરન્સ કરી તમામ બેન્કર્સને ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા સૂચના આપી છે

જેમને કેન્દ્ર સરકાર તરફથી રૂ

હવે પીએમ કિસાનના ખેડૂતોને માત્ર એક જ પાનાનું ફોર્મ ભરી બેંકમાં જમા કરાવ્યે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ બનશે ખેડૂતો આ ફોર્મ તલાટી બેંક ગ્રામસેવક કે આઈ ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકશે આ ફોર્મ બેંકની જે શાખામાં ખાતુ હોય તે ખાતામાં પરત કરાવવાનું રહેશે

રાજપૂતના અધ્ય ક્ષ સ્થા ને પ્રેસ કોન્ફરન્સધ યોજાઇ હતી વલસાડ જિલ્લામાં અંદાજે સવા લાખ જેટલા લાભાર્થીઓની નોંધણી પીએમ કિસાન યોજના હેઠળ થઇ છે

રાજ્યપાલ કચ્છ ની મુલાકાતે ગયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બીજા દિવસે આજે સવારે ધોરડોમાં ટેન્ટ સિટી નજીક ધોરડો ગ્રામ પ્રવાસન વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગેટ વે ઓફ રણ રિસોર્ટની મુલાકાત લઇ કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે થઇ રહેલા વિકાસ કાર્યો અંગે માહિતગાર થયા હતા

સરપંચે ગેટ વે ટુ રણ રિસોર્ટ ની શરૂઆતથી અત્યાર સુધીના વિકાસ કાર્યો અંગે માહિતગાર કરાયા હતા પ્રવાસીઓ માટે રિસોર્ટમાં ઓનલાઇન બુકીંગ રજવાડી એ સી ભૂંગા કોન્ફરન્સ હોલ અંગે રસપૂર્વક જાણકારી મેળવીને તમામ સુવિધાઓથી માહિતગાર થયા હતા

ફળદુ પ્રારંભ કરશે સરસ મેળામાં ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદીત કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન સફ વેચાણ થાય તે પ્રકારની બજાર વ્યવસ્થા પુરી પડાશે સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી ફસ્તકલા સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જુથો સરસ મેળા નો હિસ્સો બનશે અને બેસ્ટ સ્ટોલ ડેકોરેશન બેસ્ટ ઇનોવેટીવ પ્રોડક્ટ અને બેસ્ટ સેલરને પુરસ્કાર અપાશે આ કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ ગ્રામીણ મહિલા સ્વ સહાય જુથોને સ્વ નિર્ભર બનાવવા નો છે

આ હેલ્પલાઇનમાં એક્ષ્પર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે

વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રત્રિવેદી એ જણાવ્યું કે વર્તમાન અને આગામી સમય ટેક્નોલોજીનો છે અને લોકકલ્યાણના કાર્યોમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો જરૂરી છે

જેનાથી તેઓ રસોઇ માટે વિના મૂલ્યે બળતણ મેળવી રહ્યા છે છાણની સ્લરીનું પ્રતિ લિટરે દોઢ રૂપિયાના ભાવે વેચાણ કરવામાં આવે છે સ્લરી પર પ્રોસેસીંગ કરીને બાયો ફર્ટિલાઇઝર તૈયાર કરીને વેચાણ કરવામાં આવી રહ્યું છે

આ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં જીટીયુ સંલઝન કોલેજના વિદ્યાર્થીઓ તથા રાજ્યની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે

ગુજરાતની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ કેમ્પમાં ભાગ લઈ શકે તે માટે જીટીયુ ખાતે સ્પૉટ રજીસ્ટ્રેશન કરાવીને પ્લેસમેન્ટ કેમ્પમાં ભાગ લઈ શકાશે પ્લેસમેન્ટ ફેર ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોજગારીની સીધી તકો ઉભી થાય તે હેતુથી પ્લેસમેન્ટ ફેર યોજાઈ રહ્યા છે

ગાંધી સાર્ધ શતાબ્દી ગાંધી સાર્ધ શતાબ્દીની ઉજવણી વર્ષ નિમિત્તે બારડોલીના તાજપોર ખાતે સરદાર પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત કોલેજમાં બે દિવસીય ગાંધી મેળો યોજાયો હતો મેળાને ખુલ્લો મૂકતાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતુ કે ગુજરાત જેટલું દ્વારકાના સુદર્શન ચક્રધારી મોહનથી જાણીતું છે તેટલું જ પોરબંદરના યરખાધારી મોહનથી જ ઓળખાય છે